કેન્દ્ર સરકારે દેશના અમદાવાદ વડોદરા સહિત મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી છે

આ પ્રોજેક્ટ રાજ્યોને શિક્ષણ ક્ષેત્રે વિકાસ અમલીકરણ મૂલ્યાંકન અને સુધારેલા શિક્ષણ પરિણામ સાથે સીધા જોડાણ અને સુધારણા કરવામાં મદદરૂપ બને છે

તેમણે કહ્યું કે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે શ્રી જાવડેકરે કહ્યું કે તે હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ અને ઓડિશા જેવાં છ રાજ્યોને આવરી લેશે તેમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ અને નવી શિક્ષણ નીતિની શરૂઆત છે

કેબિનેટની બેઠક પછી મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ યોજનાઓ પ્રદેશોની જરૂરિયાત મુજબ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓને પહોચાડવાના લક્ષ્યાંકને અનુરૂપ છે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એક કેન્દ્ર પુરસ્કૃત પ્રોગ્રામ છે દેશભરના ગ્રામીણ ગરીબો માટે અનેક આજીવિકાના પ્રોત્સાહન દ્વારા ગ્રામીણ ગરીબી દૂર કરવાનો હેતુ છે

ઉદ્યોગ વિભાગે ચાર્જિંગ સંબંધિત માળખાકીય સુવિધા તૈયાર કરવા અને સંચાલન હેતુથી સરકારી સંસ્થા જાહેર ક્ષેત્રના એકમો જાહેર ક્ષેત્રના ખનીજ તેલ એકમો તથા જાહેર અને ખાનગી ક્ષેત્રો પાસેથી આવેદન પત્રો મંગાવ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે મુંબઈ પુણે અમદાવાદ વડોદરા દિલ્ફી આગ્રા યમુના એક્સપ્રેસ વે બેગ્લુરૂ મૈસૂર બેંગ્લુરૂ ચૈનઇ સુરત મુંબઈ આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે ઉપરાંત દિલ્હી શ્રીનગર દિલ્હી કોલાકાતા આગરા નાગપુર મેરઠ ગંગોત્રીધામ મુંબઈ દિલ્હી મુંબઈ પણજી મુંબઈ નાગપુર મુંબઈ બેંગ્લુરુ અને કોલકાતા ભુવનેશ્વર સહિત અન્ય ધોરીમાર્ગો ઉપર પણ ઇલેક્ટ્રીકલ વાહન યાર્જિંગ માળખા વિકાસનું આયોજન છે

ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી સ્વીકારવા અને નિર્માણ ફેમ યોજના અંતર્ગત સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે

તેમ છતાં કન્ટેન્ટ ઝોનમાં ફિલ્મોના પ્રદર્શનને મંજૂરી આપવામાં આવશે નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ સિનેમા હોલ થિચેટરો અને મલ્ટીપ્લેક્સમાં બેઠેલા વિસ્તારમાં પર્યાપ્ત શારીરિક અંતર જાળવવાનું છે કોવિડને લીધે ભીડ ટાળવા માટે મલ્ટિપ્લેક્સમાં સ્ટેગર્ડ શો ટાઇમનું પાલન કરવામાં આવશે લગભગ આઠ મહિનાના ગાળા પછી ફરી કામગીરી શરૂ કરશે કોવિડને રોકવા માટે નવા નિયમો અને નિયંત્રણો નિર્ધારિત કરવામાં આવ્યા છે ઓછામાં ઓછા છ કુટનું શારીરિક અંતર ફેસ માસ્ક અને શિષ્ટાયારનું પાલન સખત રીતે કરવામાં આવશે

પ્રવેશ સ્થળોએ થર્મલ સ્ક્રિનિંગ હાથ ધરાશે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જી વીસ દેશોએ કોવિડનો સામનો કરવા અગાઉ નિર્ધારિત કાર્યયોજના અંગે ચર્ચા કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્યયોજનાને વર્તમાન સંજોગોના સંદર્ભમાં તર્કસંગત બનાવવી જોઈએ

કોરોના અંગેના આ સંદેશ બાદ

પ્રધાનમંત્રી નરેન્ળ મોદીએ તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તથા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય

જગનમોહન રેડ્ડી સાથે ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની માહિતી મેળવી હતી તથા શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી તેલંગણામાં હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે જનજીવનને ઘણી અસર થઈ છે હૈદરાબાદના બંદલાગુડા વિસ્તારમાં પાણી ભરાતા અટવાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા સેનાના જવાનોની મદદ લેવામાં આવી છે

રાજ્ય સરકારે હૈદરાબાદમાં આવશ્યક સેવા સિવાયના એકમોમાં આજે રજા જાહેર કરી છે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ શકે તેમ ન હતા તેમની ફરી પરીક્ષા યોજી હતી

બાકીના ઉમેદવારોએ આ બીજા પ્રયાસમાં પરીક્ષા આપી છે